મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે આ ફ્યુબલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

મુખ્યમત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર દ્રારા રાજયને દ્રેનની વ્યવસ્થા જેમ મળતી થશે તેમ પાછા ફરવા ઈચ્છતા શ્રમિકોને પોતાના વતન મોકલાશે